મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે રાજ્ય સરકારે એસીબીને મજબૂત કરી વચેટિયાઓને નાબૂદ કરી ઑનલાઇન વહીવટ કરીને ભ્રષ્ટાચાર સામે ખૂલ્લો જંગ માંડ્યો છે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી દેશની બીજી ખાનગી ઝડપી દ્રેન તેજસ

આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથ સિં હે કહ્યું હતું કે લશ્કરી સરંજામના ઉત્પાદનમા ખાનગી ક્ષેત્રને પ્રવેશ આપવાની નીતિ સફળ રહી છે તે આ તોપના ઉત્પાદન વડે સાબિત થયું છે મેક ઇન ઈન્ડિયા ઝ઼ંબેશ દ્વારા ભારતને લશ્કરી સામગ્રીના આયાતકારને બદલે નિકાસકાર દેશ બનાવવાનું સપનું સાકાર કરવા માટે સંરક્ષણ મંત્રી શ્રી સિંઘે ખાનગી ક્ષેત્રનો સહકાર માંગ્યો હતો વૈશ્વિક ટેન્ડરની સ્પર્ધામા તોપ ઉત્પાદનનો કોન્ટ્રાક્ટ એલ એન્ડ ટી જેવી કંપનીને ફાળે જાય તે ઘટનાને પણ ભારતીય કૌશલ્યના ઉત્તમ દ્રષ્ટાંત તરીકે તેમણે બિરદાવી હતી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ છે કે રાજ્ય સરકારે ભ્રષ્ટાચાર સામે ખુલ્લો જંગ માંડ્યો છે અને ઐસીબીને મજબૂત કરી વચેટિયાઓને નાબૂદ કરી ઓનલાઇન વહીવટ કરીને ભ્રષ્ટાચાર નાથવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે

ભ્રષ્ટાચાર રોકવો હશે તો કડકમાં કડક વ્યવસ્થા બનાવી પડશે પોતાની સરકારની કામગીરી અંગે વાત કરતાં શ્રી રૂપાણીએ કહ્યું કે સરકાર દ્વારા સૌ પ્રથમ એન્ટિ કરપ્શનને મજબૂત બનાવ્યુ છે સરકાર દ્વારા એક મોટી ટિમ બનાવાઇ છે અને સીબીઆઈની જેમ લિગલ એડવાઇઝર્સ પણ રાખ્યા છે ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીસ્ટમને સુધારવાના પ્રયત્નો કર્યા છે આપણે સૌ પ્રથમ મહેસૂલમાં આખી ઓનલાઇન વ્યવસ્થા ઉભી કરી છે જેથી બિનખેતી દસ્તાવેજ કરાવામાં થતો ભ્રષ્ટાચાર ઓછો થયો છે

આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતું કે નવાભારતના નિર્માણમાં આગેવાની લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ વંચિત વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર છે તેમણે ઉમેર્યું હતુ કે રાજ્ય સરકાર લોકાભિમુખ અભિગમથી રોજ એક નવા જનહિતકારી નિર્ણય સાથે વ્યથાને વ્યવસ્થામાં પલ્ટી રહી છે

અમદાવાદમાં યોજનારા એક સમારોહમાં શ્રી વિજય રૂપાણી તથા રેલવે વાણિજ્ય તથા ઉદ્યોગમંત્રી શ્રી પિયુષ ગોયલ દ્વારા આ સેમી હાઈ સ્પીડ ટ્રેનને લીલી ઝંડી બતાવીને રવાના કરાશે રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર

સોલંકી હસમુખભાઈ સોમાભાઈ પટેલ શ્રી મહંત શંભુપ્રસાદ ટ્રંડીયા તથા ડૉ અમી યાજ્ઞિક તથા માનનીય વિધાયક શ્રી ગ્યાસુદ્દીન શેખ તથા શ્રી હિંમતસિંહ પટેલ આ સમારંભમાં અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે

આ ટ્રેનમાં પ્રવાસીઓને જમવાનું આપવામાં આવશે તેમજ યા અને કોફીની વેંડીંગ મશીનો પણ રહેશે

લોકોમાં તેલ અને ગેસ જેવા ક્રદરતી ઇંધણની જાળવણી અંગે જાગૃતિ સર્જવાના હેતુથી દેશની જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓ તેમજ પેટ્રોલિયમ કન્ઝર્વેશન એન્ડ રિસર્ચ એસોસીએશન દ્વારા આ અભિયાન ચલાવવામાં આવે છે

જે દરમિયાન જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ કંપનીઓ વિવિધ કાર્યક્રમો દ્વારા જનજાગૃતિના કાર્યક્રમો ચલાવશે આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પેટ્રોલિયમ ઉત્પાદનોની જાળવણી પર ભાર મૂક્યો હતો અને ગુજરાતમાં વિવિધ પ્રવૃત્તિઓના આયોજન બદલ ઓઈલ ઉદ્યોગની પ્રશંસા કરી હતી

રાજયના પશુપાલન મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા અને ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લી આણંદના ચીફ ઓપરેટીંગ ઓફિસર શ્રી કિશોરસિંહ એમ ઝાલાના મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને માર્ગદર્શન હતું

ગઇકાલે સવારે મણાર ગામેથી પદયાત્રાનો શુભરભ કરતાં મંત્રીશ્રી માંડવીયાએ ગ્રામજનોને સંબોધિત કરતાં જણાવ્યું હતું કે ગાંધી પદયાત્રા હવે વિચારયાત્રા બનીને જનજન સુધી પહોંચી છે પદયાત્રાના દોઢસો કિલોમીટરના માર્ગ પર આવતા ગામના લોકોએ મંત્રીશ્રી માંડવીયાનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું

તેમને આ પુરસ્કાર તેમના વાર્તા સંગ્રહ ચેક બુક માટે એનાયત કરવામાં આવશે સરસ્વતી સન્માન પુરસ્કાર કે

બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતો પુરસ્કાર છે

રાજકોટના ખંઢેરી સ્થિત સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ ખાતે આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આંતરરાષ્ટ્રીય વનડે ડે નાઇટ ક્રિકેટ મેચ રમાશે અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે ક્રિકેટ રસિકોમાં ઉત્સાહનો ગરમાવો જોવા મળી રહ્યો છે ગઈકાલે ભારતીય અને ઓસ્ટ્રેલિયાની ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પર્હોંચ્યા હતા જ્યાં હોટેલમાં તેમનુ ગુજરાતની ઓળખ એવા રાસ ગરબા તેમજ ભારતની પરંપરા પ્રમાણે સ્વાગત કરાયું હતું